મંત્રી સંરક્ષણ ઉદ્યોગ વેબિનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સંરક્ષણ ઉદ્યોગોના વેબીનારને સંબોધતા પુનરીચ્યાર કર્યો હતો કે કેન્દ્ર સરકાર દેશમાં સંરક્ષણના ઉત્પાદનને વેગ આપવા પ્રતિબદ્ધ છે તેમજ નવી ટેકનોલોજી વિકસાવવા અને સંરક્ષણ ક્ષેત્રે ખાનગી ઉદ્યોગોની મોટી ભૂમિકા આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

આરતી ભદ્દ જી એસટી બેઠક ગઈકાલે નવી દિલ્ફી ખાતે નાણામંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં વસ્તુ અને સેવા કર કાઉન્સિલની યોજાયેલ પરિષદમાં રાજ્યોને મળનાર જીએસટી વળતર અને અનેક ઉત્પાદનો પર જીએસટી દરના ફેરફારને લઈને ચર્ચા કરવામાં આવી હતી

પરંતુ આ બેઠકમાં જીએસટીમાં રાહત અંગે કોઈજ નિર્ણય લેવાયો ન હતો

કચ્છ જીલ્લાની દરિયાયી સીમાએ વર્તમાન ઋતુને ધ્યાનમાં લઈને સંયુક્ત પેટ્રોલિંગની કાર્યવાહી સંભવતઃ આગામી પહેલી સપ્ટેમ્બર બાદ શરુ કરવામાં આવશે જીલ્લામાં ભારતીય તટરક્ષક દળનું અલાયદું મથક છે તો માંડવી મુન્દ્રા જખૌ અને કંડલા ખાતે મરીન પોલીસ મથક પણ કાર્યરત છે આરતી ભદ્દ મેડીકલ સત્ર ફી પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે ખાનગી મેડીકલ કોલેજોના વિદ્યાર્થીઓએ ફીમાં રાહત આપવાની કરાયેલી રજુઆતના અનુસંધાને રાજ્ય સરકારે રાજ્યની તમામ સરકારી અને ખાનગી મેડીકલ અને પેરામેડીકલના વિદ્યાર્થીઓને યાર હપ્તામાં સત્ર ફી યુકવી શકે તેવી રાહત આપવાનો નિર્ણય લેવાયો છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોના મહામારીના સંજોગોને ધ્યાને લઇ જુલાઈના સત્રથી ભરવાની થતી ફીમાં રાહત અપાઈ છે

આરતી ભદ્દ મુન્દ્રા નગર પાલિકા તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મુન્દ્રા બારોઈને સંયુક્ત કરી નગરપાલિકા ની સૈદ્ધાંતિક મંજુરી જાહેર કરાયા બાદ ગાંધીનગર સ્થિત અર્બન ડેવલોપમેન્ટ દ્વારા બારોઇ મુન્દ્રા નગરપાલિકા પર મંજુરીની મહોર મારી કાયદેસર જાહેરનામું બહાર પાડવા આવતા મુન્દ્રાના લોકોમાં ખુશી છવાઈ હતી